મુખ્ય યૂંટણી ધિકારી વિનયક્રમાર યૌબેએ જણાવ્યું છે કે ચૂંટણી કર્મચારીઓને તેમના નિર્ધારિત કાર્યસ્થળે મોકલવામાં આવ્યા છે

સ્વાતંત્ર ને નિષ્પક્ષ મતદાન માટે કેન્દ્રિય ર્ધ લશ્કરી દળના જવાનો સંબંધિત વિસ્તારોમાં પહોંચી ગયા છે રાજ્ય સરકાર દ્વારા દસ હજારથી વધુ સશસ્ત્ર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરાયા છે દરમિયાન પાંચમા ને અંતિમ તબક્કાના મતદાન માટે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સઘન પ્રચાર કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દુમકા ખાતે યૂંટણી સભાને સંબોધન કરશે

જેમાં ભાજપના પૂર્વ ધ્યક્ષ તાલા મરાંડી ને પક્ષના પૂર્વ પ્રવકતા પ્રવીણ પ્રભાકરનો સમાવેશ થાય છે

બધા જ વાહનો માટે આ વ્યવસ્થા ફરજિયાત છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના ધિકારીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા હેઠળ કામગીરી સરળતાથી ચાલી રહી છે

ફાસ્ટેગ વ્યવસ્થામાં રેડિયો ફ્રીકવન્સી દ્વારા વાહન ચાલક પાસેથી વેરો વસૂલવાની સુવિધા છે આથી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકને વાહન રોકવાની જરુર રહેશે નહિ જો કોઇ વાહન ચાલક ફાસ્ટ ટેગ વિના ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન લેનમાંથી પસાર થશે તો તેને બમણો વેરો ચૂકવવો પડશે

શ્રી સોનોવાલે કહ્યું કે આસામના લોકોના હિતમાં નહીં હોય તેવું એકપણ પગલું તેઓ લેશે નહીં તેમની સરકાર આ મુદ્દે મંત્રણા કરવા તૈયાર હોવાનું તેમણે કહ્યું

દરમિયાન દિબ્રુગઢ ને ગુવહાટીમાં પરિસ્થિતિમાં સુધારો થતા દિવસ દરમિયાનના કરફયુમાં છૂટછાટ આપવામાં આવી છે દિબુગઢ વિમાનમથખે વિમાન સેવા ફરીથી શરૂ કરાઇ છે

તેમણે ટ્વિટર પર કહ્યું કે સરદાર પટેલ ખરેખર એક ભારત રત્ન હતા

તેમણે કહ્યું કે સરદાર પટેલ સંગઠિત ને ખંડ ભારતના તેમના વિચાર માટે સંકલ્પ ને દ્રઢ ઇચ્છા શક્તિથી લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે

ગત બે અઠવાડિયા થી શરૂ થયેલી આ પરિષદમાં અધ્યક્ષ ચીલીના પર્યાવરણ મંત્રી કૈરોલિના સ્મિટે પરિષદમાં ભાગ લેનારા તમામ દેશોના પ્રતિનિધીઓને અનુરોધ કર્યો છે કે તેઓ મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવા સહ્યોગ આપે

પરિષદમાં ભાગ લેનારા અવિકસિત વિકાસશીલ અને વિકસિત દેશોએ પોતપોતાના કારણો આપી મુસદ્દામાં ખામી બતાવી છે આ પરિષદમાં વધતા જતા તાપમાન કાર્બન ઉત્સર્જન માટે બજારોની ભૂમિકા અને તેનાથી થતા નુકશાન જેવા મુદ્દાઓ અંગે મતભેદો અને દલિલો સામે આવી છે